આ સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકતા ધારાને સમર્થન આપતો પ્રસ્તાવ રજુ કરશે તે પર ચર્ચા બાદ અનુમોદન અપાશે

સી

આ અભિયાનનું આયોજન શાંતિ સમાનતાનો સંદેશ અને વાતાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા અને યુવાનોને સૈન્યમાં જોડવા પ્રેરણા આપશે

આસુતોષ અંતાણી સગીર વયના ભોગ બનનારાને અદાલતમાં જુબાની દેતી વેળાએ મૈત્રીપૂર્ણ ઘર જેવું વાતાવરણ મળી રફે અને તે સંક્રોચ વિના નિર્ભિકપણે અદાલત સમક્ષ જુબાની આપી શકે તેવા ફેતુથી આધુનિક સુવિધાઓ થી સજજ સંવેદનશીલસાક્ષી અદાલત ખંડનું જીલ્લામથક ભુજ ખાતે જીલ્લા ન્યાયલયમાં ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ સેતીશભાઈ વોરા ફસ્તે ઉદ્દગાટન કરવામાં આવ્યું ફતું આ અવસરે જીલ્લા ન્યાયાધીશ અન્ય ન્યાયમૂર્તિઓ વકીલો ઉપસ્થિત રહ્યા હતા આસુતોષ અંતાણી આવતીકાલે પોષી પૂનમની મધ્યરાત્રી બાદ છાયા ચંદ્રગ્રફણનો નજારો જોવા મળશે

ચારેક કલાક ચાલનારું ગ્રફણ ભારતમાં જોઈ શકાશે પરંતુ માત્ર છાયા ગ્રફણ જોતા તેની અસર વર્તાશે નહિ

આસુતોષ અંતાણી ઉત્તરાયણ પર્વ નજીક આવતાની સાથે કરછમાં ફરી ઠંડીની તીવ્રતા વધી છે ઉત્તર દિશાએ ક્રકાતા ઠેડા પવનને લીધે તાપમાનનો પારો ન્રીચે ગયો છે જીલ્લાનાં બધા મથકોમાં લધુતમ તાપમાન ફરી એકવાર સિંગલ ડીઝીટ પર પફોચી ગયું છે

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ હાઇસ્ફૂલોમાં રામકૃષ્ણ પરમફંસ સ્વામી વિવેકાનંદ વિચારધારાના પુસ્તકોનું પ્રદર્શન સફિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે